દીલ્હીમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેના કેન્દ્રનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા વધુ માહીતી અને ઝડપી ઇન્ટરનેટના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલશેન્ડ આ ક્રાંતિ ખેડૂતોને તથા પરિવહન સેવામાં પણ મદદરૂપ થશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ માત્ર ઔદ્યોગિક કાંતિ નથી પણ સામાજીક પરિવર્તન છે ડીજીટલ ઇન્ડિયા ચળવળના કારણે ગામો સુધી માહીતી પહોંચી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા ચાર વર્ષમાં લીધેલા સુધારાત્મક પગલાઓના કારણે દેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થયું છે

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આપ્રસંગે સ્પષ્ટપણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજનો યુવાન પોતાના આગવી નવીનતાની સૂઝ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજજ છે

તેમજ આ સમિટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરનારૂ ગુજરાતએ દેશનું પહેલું રાજય છે

ભુજમાં ખેંગારપાર્ક અને ઈદગાફના ત્રિલેટે કચ્છના છેલ્લા માજી મફારાવ મદનસિંફજીની રંગીન પ્રતિમા મૂકાઈ છે જેનું કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના ફસ્તે અનાવરણ થવાનું છે કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની કચ્છના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે

બાદમાં તેમના દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત પસંદ કરાયેલા નખત્રાણા તાલુકાના નિરોણામાં રૂ

તેની સાથેજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા દત્તક લેવાયેલા ભુજ તાલુકાના કુરન ગામના સરફદી વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મંજુર થયેલ રૂ

આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના ઉત્સવ નિમિત્તે ગઈકાલથી અંબાજી ચોટીલા હરસિધ્ધિ માતા અમદાવાદના ભદ્રકાળી સહિત માતાજીના મંદિરોમાં વિશેષ પુજા અર્ચન યોજાઈ

માતાજીના મંદિરોમાં વિશેષ યજ્ઞ હવનો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે મોટી સંખ્યામાં ભકતો માતાના મંદિરોમાં દર્શનનો લાભ લેશે આઠમના દિવસે માતાજીના નૈવેધ કરવામાં આવશે આમ નવ દિવસનું આ પર્વ લોકો ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવશે વિરલ રાણા રાજ્યના માનુષ શાહે પશ્ચિમ વિભાગની રાષ્ટ્રીય રેન્કીંગ ટેબલ ટેનીસ સ્પર્ધામાં જુનિયર બોઇઝ વિભાગનો ખિતાબ જીતી લીધો છે

માનુષ અને રેગન જુનિયર બોઇઝ વિભાગની ફાઇનલમાં ચોથીવાર પ્રવેશ્યા હતા

પ્રવાસી વેસ્ટઇંડિઝ અને ભારત વચ્ચેની શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમેચનો આજે હૈદરાબાદમાં આરંભ થશે ત્યારપછી ભારત અને વેસ્ટઇડિઝ વચ્ચે પાંચ ર્વનડે અને ત્રણ ટવેન્ટી ટવેન્ટી મેચો રમાશે